આ ઉપરાંત મુખ્ય સચિવ અનીલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન કેન્દ્રીય ગરમીન વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉદબોધન બીએસ એફ ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન કરાશે આ કાર્યક્રમમાં સરપંચ શ્રીઓ પણ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરશે

અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરહદી વિસ્તારના રાજ્યના ત્રણ જીલ્લાના સરપંચો આગેવાનો ને પ્રેરક માર્ગદર્શન આપશે